પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યના શહેરો અને નગરોને આધુનિક અને સલામત બનાવીને ઇ સેવાઓથી ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શી વહીવટની નેમ સાકાર થઇ રહી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલે ખેડૂત સંમેલનને સંબોધતાં કહ્યું કે કૃષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યાં છે તે દુઃખદ છે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે રાજ્યના પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ તૈયાર કરી ખેડૂતોને પ્રેરિત કરવામાં આવે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી જીટીયુને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન

એસ

પી અંતર્ગત પ્રશંસા એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ મળ્યા છે

તેમના દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિઝીટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે આ સેવાઓનો વિનામૂલ્યે લાભ નાગરિકોને મળવાનો છે

સીએમ મનની મોકળાશ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મનની મોકળાશ કાર્યક્રમ હેઠળ વિવિધ જીલ્લાના પશુપાલકો સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી

આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અનેક સહાય અને સબસીડીની યોજનાઓ અમલમાં મૂકી છે જેના લાભથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે આ સાથે ગીર અને કાંકરેજની ગાયોની ગૌસંવર્ધન યોજના પણ અમલમાં મૂકવામાં આવશે

આર પાટીલે સુરતમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે સંસદમાં થયેલી ચર્ચા બાદ બહુમતીથી દેશના કરોડો ખેડ્રતોના હિતમાં પસાર થયેલા કૃષિ સુધારાઓ અંગે ખેડૂતોને ભ્રમિત કરીને દેશના શાંત વાતાવરણને અસ્થિર કરવાનો પ્રયાસ કોંગ્રેસ સહિતના વિપક્ષો કરી રહ્યા છે તે દુઃખદ છે શ્રી પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના કારણે આજે દેશ અને રાજ્યના ખેડૂત પ્રગતિશીલ બન્યા છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોરવાહડફ ખાતે યોજાયેલા કૃષિ સંમેલનમાં જણાવ્યું હતું કે કૃષિ કાયદામાં નવા સુધારાઓએ ખેડૂતોને ગમે ત્યાં ઉત્પાદન વેયવાની સ્વતંત્રતા આપી છે નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં ઉપયોગી સુધારા કરાવવાને બદલે ખેડૂતોને પોતાના ઉત્પાદન દેશમાં ગમે ત્યાં વેચવાની અને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ આપતા ક્રાંતિકારી કાયદાઓ સમૂળગા રદ કરવાની વાત કરીને ખેડૂતને ગરીબ જ રાખવા માંગતા દેશવિરોધી તત્વોની વાતોથી ભોળવાઈ ન જવા જણાવ્યું હતું

બારડોલીમાં સુરત તાપી નર્મદા અને ભરૂચ જીલ્લાના ખેડૂત સંમેલનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખેડૂતોને દૃષિ બિલ અંગે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે ખેડૂત સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ વર્તમાન સરકાર ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ પડધરી માં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે મોરવાહડફ માં તેમજ કૃષિમંત્રીશ્રી આર

ફળદુએ સાવરકુંડલા માં પ્રદેશ મહામંત્રીશ્રી કે

પટેલે અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયાએ ડીસા ખાતે ખેડૂત સંમેલનોને સંબોધિત કર્યા રાજ્યપાલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે એગ્રીકલ્યર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માના જીલ્લા કક્ષાએ કાર્યરત પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીઓની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાફતિક ફષિ દ્વારા ખેડૂતોનો ફષિ ખર્ચ ઘટે છે ઉત્પાદનોની કિંમત વધુ મળે છે દેશી ગાયનું સંવર્ધન ઉપરાંત જળ જમીન અને પર્યાવરણની સાથે માનવ સ્વાસ્થયની રક્ષા થાય છે ત્યારે આ પુષ્ય કાર્યને ઇશ્વરીય કાર્ય માનીને રાજ્યના પ્રત્યેક ખેડૂતોને આ કાર્ય સાથે જોડીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ જન અભિયાનની જીલ્લાવાર સમીક્ષા કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક તાલુકામાં પ્રાફતિક ફષિના મોડેલ ફોર્મ તૈયાર થાય જે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરે રાજ્યપાલશ્રીએ દેશી ગાય દ્વારા પ્રાફતિક કૃષિ કરનારા વધુમાં વધુ ખેડૂતોને રાજ્ય સરકારની સહાય પહોંચે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું

જ્યારે વલસાડ જીલ્લામાં આજે કોરોના પોઝીટીવનો એક પણ કેસ નોંધાયો નથી જીટીયુ રાજ્ય સરકારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી જીટીયુને સ્ટડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી એસએસઆઇપી અંતર્ગત પ્રશંસા એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જીટીયુના ક્રલપતિ ડોકટર નવીન શેઠે જણાવ્યું છે કે આજે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જીટીયુને એસએસઆઇપી પ્રશંસા એવોર્ડ અને શ્રેષ્ઠ કો ઓર્ડિનેટરનો એવોર્ડ કરણ સારગરાને અને શ્રેષ્ઠ મેન્ટર્સનો એવોર્ડ તુષાર પંચાલને એનાયત કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે

આ પોલીસી અંતર્ગ જીટીયુએ રાજ્યમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પ્રાદેશિક સેન્ટર શરૂ કર્યા છે

મહત્વનું છે કે આ ટ્રેનોનું સ્ટોપેજ હવે અમદાવાદ મુંબઇ સાથે કળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે ઘણુ ઉપયોગી બનશે

મેઘરજ તાલુકામાં આ વખતે સિઝનનો સૌથી ઓછા વરસાદ થતાં ખેડૂતોએ શિયાળુ પાક એવા ચણાનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું હતું પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ રહેતા પાકમાં ઇયળોનો ઉપદ્રવ વધતાં ચણાનાં છોડ સુકાવા લાગ્યા છે અને પાક નષ્ટ થવાના આરે હોવાથી ખેડૂતોની ચિંતા બેવડાઇ છે

નોંધનીય છે કે વેરાવળ પંથકમાં આવેલી અને એકમાત્ર સંસ્કૃતમાં અભ્યાસ કરાવતી આ યુનિવર્સીટીના ઓનલાઇન અભ્યાસક્રમમાં સમગ્ર ભારતમાંથી સંસ્કૃતના વિધ્વાનોએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું

શાહે નર્મદા જીલ્લામાં બે તબ્બકામાં યોજાનારા કોરોના રસીકરણમાં સરકારી માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવા ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યોને અનુરોધ કર્યો છે